રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો

તેમને ડોક્ટરના પ્રમાણપત્રની જરૂરિયાત રહેશે નહીં વધુમાં કોવિશિલ્ડ વેક્સીન અંગે તેમણે માહિતી આપી કે સરકાર દ્વારા રચાયેલી ટાસ્ટ ફોર્સની સલાહ મુજબ કોરોના વેક્સીન કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે યારથી આઠ અઠવાડિયાનું અંતર રાખવું જરૂરી છે

વધતાં કોવિડ સંક્રમણને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે આ નિર્ણય કર્યો છે

ફળદુએ કહ્યું હતું કે ખેડતોને આર્થિક રીતે વધુ સધ્ધર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું છે કે રમતગમત ક્ષેત્રે રાજ્યના યુવાનોને પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે રમશે ગુજરાત જીતશે ગુજરાતના મંત્રને સાકાર કરવા રાજ્ય સરકારે ખેલકૂદ માટે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે

તેમણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટના વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા યાલુ વર્ષે રાજ્યની વિવિધ સાત યુનિવર્સિટી સાથે એમ

કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું આગામી સત્તરમી એપ્રિલે યોજાનારી રાજ્ય વિધાનસભાની મોરવાહડફ બેઠકની પેટા યૂંટણી માટે ગઇકાલે જાહેરનામુ બહાર પડતાની સાથે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો આરંભ થયો છે યૂંટણી પંચની યાદીમાં જણાવ્ય અનુસાર ગઇકાલે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારીપત્ર ભરાયું નથી ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ ત્રીસમી માર્ચ છે જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ ત્રીજી એપ્રિલ છે મતદાન સત્તરમી એપ્રિલે થશે અને મતગણતરી બીજી મેના રોજ હાથ ધરાશે દરમિયાન ચૂંટણી પંચો મતદાન તથા યૂંટણી પ્રચાર અંગે કેટલાંક દિશાનિર્દેશો જાહેર કર્યા છે પ્રવર્તમાન કોરોના રોગચાળાને ધ્યાને રાખી ચૂંટણી પંચ દ્વારા કોવિડ અંગેના દિશા નિર્દેશોના કડક પાલ માટે પાલન થાય તે સુનિશ્ચિત કરવા તંત્રને સૂચના આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અહીં કૂલ બે લાખ અઢાર હજાર સાતસો ત્રાણું મતદારો નોંધાયા છે જેમાં એક લાખ અગિયાર હજાર બ્યાંસી પુરુષ જ્યારે એક લાખ સાત હજાર સાતસો અગિયાર સ્ત્રી મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે

રાજ્યમાં ગઇકાલે ચાર લોકોના મોત થયા છે

રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સોમવારે આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ યાલુ રહેશે જ્યારે આગામી સમયમાં કોરોનાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા કર્યા બાદ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કર્યા બાદ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે ગુજરાત કેન્દ્રીય વિદ્યાવિદ્યાલય હિન્દી ભાષા અને સાહિત્ય કેન્દ્રના પ્રોફેસર આલોક ગુપ્તને ગુજરાતી ભાષાની કાદંવરી એવી દીર્ઘ નવલકથા સરસ્વતી ચંદ્રના હિન્દી અનુવાદ માટે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે સરસ્વતી ચંદ્ર ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા છે

આ નવલકથા પંદર વર્ષના સમયગાળામાં લખાઈ હતી

આજે વિશ્વ ક્ષયરોગ નિવારણ દિવસ છે ક્ષયરોગ ટીબી થી આરોગ્ય સમાજ અને અર્થતંત્રને થતાં નુકસાન અંગે તથા આ વૈધિક બિમારીના નિવારણ માટે લાકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદેશથી દર વર્ષે ચોવીસમી માર્યને વિશ્વ ક્ષય રોગ નિવારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે